મી નો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા ડીસેલીનેશન પ્લાન્ટ તૈયાર કરવા પ્રયાસો હાથ ધર્યા છે આવા એક પ્લાન્ટને મંજૂરી મળી ગઇ છે બીજા પ્લાન્ટ માટે કાર્યવાહી ચાલુ છે આવા આઠ દસ ડીસેલીનેશન પ્લાન્ટ દ્વારા પીવાનું મીઠું પાણી તૈયાર કરવાનો રાજ્ય સરકારે પ્રારંભ કરી દીધો છે

રાજ્ય સરકારે હવે પાણીની ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા નર્મદા અને ભુગર્ભજળ જેવા કુદર ઉપરાંત અન્ય સ્ત્રોત શોધીને નક્કર આયોજન હાથ ધર્યુ છે

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે જળ અભિયાન આ રીતે સામાજિક સમરસતાનું પણ મહા અભિયાન બની રહેશે ખાસ તૈયાર કરાયેલી કમાન્ડ કન્ટ્રોલ વોલ મારફતે મુખ્યમંત્રીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કુંવાસણા ગામના નાગરિકો અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા લીલીયાના ગ્રામજનો પંચમહાલ જિલ્લાના હાલોલ આણંદ જિલ્લાના ચિખોદરા ગામના લોકો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયાના ગ્રામજનો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પેછડાલના ગ્રામીણ લોકો તથા ભરૂચ જિલ્લાના પારખેત ગામના સરપંચ અને લોકો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સીધી જ વાત કરીને સુજલામ્ સુફલામ્ જળ અભિયાનની કામગીરીની સમીક્ષા કરીને ગ્રામજનોના પ્રતિભાવો સાંભળ્યા હતા

તેના કારણે રાજ્યમાં દરિયાકાંઠે ભારે પવન કૂંકાયો છે તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે રાજ્યભરમાં તાપમાનનો પારો યથાવત રહ્યો છે